તેનાથી સોલાપુર અને મરાઠાવાડા વચ્ચેનો માર્ગ વ્યવહાર જોડી શકાશે

આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં એક સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર સબકા સાથ સબકા વિકાસના સિદ્ધાંત માટે પ્રતિબદ્ધ છે

વિરોધપક્ષે તેને પ્રવર સમિતિને મોકલવાની માગણી કરી હતી

કેબિનેટની સંસદીય બાબતો સાથે જોડાયેલી સમિતિએ આજે આ નિર્ણય લીધો

આ લોકસભાનું છેલ્લું સંસદ સત્ર હોઇ શકે છે કેમકે એપ્રિલ મે માં સમાન્ય ચૂંટણી યોજાઇ શકે છે

આ નવા દર ત્રણ વર્ષ સુધી લાગુ રહેશે અને તે હાલના તમામ જાહેરખબરના દર ઉપર લાગુ પડશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મંત્રાલય દ્વારા રચાયેલી આઠમી દર નિર્ધારણ સમિતિની ભલામણના આધારે આ નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી નાના અને મધ્યમ અખબારોને લાભ થશે તથા પ્રાદેશિક ભાષાઓના મોટા અખબારોને પણ લાભ થશે

દરમિયાન જયંતિ ભાનુશાલીની હત્યા સંદર્ભે તેમના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છબીલદાસ પટેલ તથા તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ તેમજ મનિષા ગોસ્વામી જ્યંતિભાઈ ઠક્કર ઉમેશ પરમાર અને સુરજિત ભાઉ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલ છે અમારા સંવાદદાતા આર સરવૈયા જણાવે છે કે જયંતી ભાનુશાલીનો આજે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ કરીને મ્રતદેહ પરિવારજનોને સોંપાતા તેમની અમદાવાદ ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી

જેમાં પશ્ચિમ કચ્છ પોલીસમાંથી પાંચ પીએસઆઈ બદલી પામ્યા છે અને એક પીએસઆઈ બદલી થઈને આવ્યા છે

આશુતોષ અંતાણી કચ્છઃ સ્વાઈન ફલુ જિલ્લામાં વધતી ઠંડીના વાતાવરણના કારણે સ્વાઈન ફલુના દર્દીઓમાં પણ વધારો નોંધાતો જાય છે નવા વર્ષના પ્રથમ આઠ દિવસમાં જ જિલ્લામાં એચવન એનવનના દર્દીનો આંક ત્રીસ પર પહોંચી ગયો છે જિલ્લા રોગચાળા નિમંત્રણ અધિકારી ડોકટર અરૂણકુમાર કુર્મીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મંગળવારે જિલ્લામાં સ્વાઈન ફલુના વધુ ત્રણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો